રસીકરણ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા અને દેશ વ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમનો આવતીકાલે સવારે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આરંભ કરાવશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે

એવો મત ગઇકાલે વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રી પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમીટને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરશે આ બે દિવસીય સંમેલનનું આયોજન વાણિષ્ઠ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ઉદ્યોગ તથા આંતરીક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે આ શિખર સંમેલનનું ઉદધાટન કરશે

તે સમયે પ્રધાનમંત્રીએ બિમ્સટેક સ્ટાર્ટઅપ સંમેલનનાં ભારતમાં આયોજન અંગેની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી શિખર સંમેલનનો પ્રથમ દિવસ બિમ્સટેક સ્ટાર્ટઅપ કોન્કલેવના યજમાની માટે સમર્પિત છે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 સરકાર ખેડૂત ચર્ચા સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે નવી દિલ્હી ખાતે નવમાં તબક્કાની ચર્ચા હાલ ચાલી રહી છે ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડ્રત નેતાઓ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છે તથા આશા છે કે આ ચર્ચા સકારાત્મક હશે સર્વોચ્ય અદાલતે મંગળવારે બીજો હુકમ ન થાય ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાના અમલ કરવાનું મોક્ફ રાખવા સરકારને જણાવ્યું હતું દરમ્યાન પત્રાકારો સાથેની વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે સર્વોચ્ય અદાલતના નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળી રઠ્ઠી છે અને ઉકેલ માટે આશા રાખે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ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

આ પેકેજનો ઉપયોગ અમેરિકન નાગરિકોને ડોલરની યૂકવણી કરવા સલામતીની વ્યવસ્થા સાથે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા અને રાષ્ટ્રવ્યાપી રસીકરણ કામગીરી હાથ ધરવા થશે

અમેરિકાની સરકારે રસીકરણ હેતુથી ઇમરજન્સી ઉપયોગ માટે બે રસીઓને મંજૂરી આપી છે અત્યાર સુધી અમેરિકાના એક કરોડ નાગરિકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે સેના દિવસ આજે સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ભારતીય સેનામાં બહાદુર જવાનોની કામગીરીને બિરદાવીને તેમને અભિનંદન આપ્યા છે શ્રી કોવિદે એક ટ્વીટમાં કહ્યું કે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ય બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્ર યાદ કરે છે તેમણે કહ્યું કે દેશ હિંમતવાન અને સમર્પિત સૈનિકો પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનો આભારી રહેશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ દેશવાસીઓ તરફથી ભારતીય સેનાના જવાનોને વંદન કરીને જણાવ્યું છે કે અમાટું સૈન્ય સશક્ત હિંમતવાન અને દૃઢનિશ્ચિથી છે જેમણે દેશને હંમેશાં ગૌરવ અપાવ્યો છે

કરિઅપ્પાએ ભારતીય સેનાના કમાન્ડર ઇન ચીફ ના રૂપે કાર્યભાર સભાળ્યો હતો

સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થશે પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે

બજેટ સત્રનો બીજો ભાગ આઠમી માર્ચે શરૂ થશે અને સત્ર આઠમી એપ્રિલે પૂર્ણ થવાની સંભાવના છે